ઇસરો ચંદ્રયાનને ચંદ્રની ધરતીની નજીક લઇ જવા આજે તેની ભ્રમણકક્ષા

ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા માટે દંડના સુધારેલા દરો અમલમાં આવ્યા છે

સ્વીટ્ઝરલેન્ડની બેંકોમાં ખાતા ધરાવનાર ભારતીયોની ખાતાની વિગતો વેરા અધિકારીઓને આજથી મળવા લાગશે

આજથી રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશે

ચંદ્રયાનની નવી ભ્રમણકક્ષા ચંદ્રની ધરતી ઉપર ઉતરનાર લેન્ડર વિક્રમને ઓર્બીટરથી અલગ થવાની અનુકૂળ તક પૂરી પાડશે લેન્ડર વિક્રમ ઓર્બીટરથી આવતીકાલે છુટુ પડશે

ડ્રાઇવીંગ લાયસન્સ વિના વાફન ચલાવનારને પ ફજાર અને વીમાની પહોંચની કોપી વિના વાહન ચલાવનારને બે ફજાર રૂપિયાનો દંડ થશે

સીધા કરવેરા માટેના કેન્દ્રિય બોર્ડ સી

એ ટ્વિટર ઉપર જણાવ્યું છે કે સ્વીસ બેંકોની ખાતાની વિગતો પરનો રહસ્યનો પડદો હવે ઉચકાશે જે ભારત સરકારની કાળાનાણાં સામેની લડતમાં મુખ્ય પગલું ગણાવી શકાય

બી

એ કર્ણાટકમાં અગાઉની કોંગ્રેસ જનતાદળ સેક્યુલરની મોરચા સરકાર વખતે રાજકીય આગેવાનો તેમના સંબંધી તથા અમલદારોના કથિત ફોન ટેપીંગના બનાવની તપાસ હાથ ધરી છે કર્ણાટક સરકારની વિનંતીના પગલે સી બી

આર દાખલ કરી છે

બી

દ્વારા તપાસના આદેશ આપ્યા હતા સરકારનું માનવું છે કે કથિત ગેરકાયેદાસર કામગીરીના પગલે ઘણા આગેવાનો તથા અમલદારોની વ્યક્તિગત જાણકારી જાહેર થઇ છે જે તેમની અંગતતાના અધિકાર ઉપર તરાપ સમાન ગણાવી શકાય

આ પ્રકારના ઉત્પાદનોની આયાત માટે લાયસન્સ મેળવવું પડશે વિદેશ વેપાર માટેના મહાનિદેશકે બહાર પાડેલા જાહેરનામા મુજબ આભાર નિહારીકા રવિયા અગરબત્તી ઉપરાંત ઓરડાને સુગંધીત કરતા અન્ય ઉત્પાદનોને મુક્તની શ્રેણીમાંથી પ્રતિબંધીત શ્રેણીમાં મુકવામાં આવ્યા છે

ષણમુગમ સાથે પરસ્પર હિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિયારણા કરી છે શ્રી શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની આગેવાની હેઠળ ભારત સીંગાપુર સાથેના સંબંધો મજબૂત બનાવવા ઉત્સુક છે બન્ને આગેવાનોએ આતંકવાદ અને અંતિમવાદના કારણે ઉભા થયેલા પડકારો અંગે પણ મંત્રણા કરી હતી બન્ને પક્ષો સંગઠીત ગુના તથા આર્થિક ગુનાઓને રોકવા સહકાર હજી મજબૂત કરવા સંમત થયા હતા

પોષણ અભિયાન એ સંપૂર્ણ પોષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાચેલું એક આંતર મંત્રાલયોનું અભિયાન છે

ગયા મહિનામાં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રપોષણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે પોષણ અંગેની જાગૃતિના અભાવના કારણે ગરીબ તેમજ પૈસાદાર પરિવારો કુપોષણનો ભોગ બની રહ્યા છે નીતી આયોગના સભ્ય ડો

પૌલે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોષણ માસની ઉજવણીનો મુખ્ય હેતુ પોષણયુક્ત આહારનો સંદેશો દેશના દરેક સ્થળે પહોંચાડવાનો છે અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચમાં રાજસ્થાનના ઝુંઝનું ખાતેથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કર્યો હતો

વેંકૈયા નાયડુએ આંધ્રપ્રદેશના ચેરલોપલ્લી તથા રાપુરુ વચ્ચે આવેલી સૌથી વધ્ર લંબાઇવાળી તથા વિધ્રતીકરણની કામગીરી કરાયેલી રેલ્વેની સુંરગની મુલાકાત લીધી છે

ઇજનેરી કૌશલ્યનું ઉદારહણરૂપ આ સુરંગની કામગીરી નોંધપાત્ર ઓછા સમયમાં કરવા માટે તેમણે રેલવેને અભિનંદન આપ્યા હતા

આ સાથે જ યશસ્વીનીએ ભારતનો નવમો એલીમ્પીક ક્વોટા સુનિશ્વિત કર્યો છે

જસપ્રીત બુમરાહ હરભજનસિંહ અને ઇરફાન પઠાણ પછી ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર ત્રીજા ભારતીય બોલર બન્યા છે

ના નવા લોગોનું વિમોચન કર્યું છે

બોર્ડમાં સભ્યો તથા ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં લોગોનું વિમોચન કરાયું હતું આ પ્રસંગે બોલતા શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે ડિજીટલ વિશ્વમાં આવેલા પરિવર્તન મુજબ પ્રમાણપત્રની નવી ડિઝાઇનમાં કથુ આર કોડ ઉમેરવામાં આવ્યો છે જે વધુ પારદર્શિતાની સાથે સાથે ફિલ્મ નિર્માતાઓને નવી માહિતી પણ પૂરી પાડશે

પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પટેલે કહ્યું કે ઐતિહાસિક તથા વારસાની દ્રષ્ટિએ અગત્યની કલાકૃતિ પાછી મેળવવામાં મળેલી સફળતા ગૌરવની વાત છે આ કલાકૃતિઓ આપણા પ્રાચીન અને સમૃધ્ધ કલાવારસાનો પરિચય આપે છે તાજેતરના વર્ષોમાં વિવિધ દેશો સાથેના સાંસ્કૃતિક સંબંધોમાં થયેલા સુધારાના પગલે આ કલાકૃતિઓ પાછી મેળવી શકાઇ છે તેમ શ્રી પટેલે કહ્યું

નોર્દન કમાન્ડના લેફટનંટ જનરલ રણબીર સિંહ તેમની સાથે રહ્યા હતા